પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

તેમણે કહ્યું હતું કે કોવીડની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચે મતદાન મથકો ઉપર ખાસ વ્યવસ્થા ગોઠવી છે

મતદારો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા મતદાર ઓળખપત્ર અથવા ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા ફોટાવાળા અન્ય ઓળખપત્રોના આધારે મતદાન કરી શકશે

મતદાન મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી મતદાન કરશે તેઓ કોરોનાની સારવાર હેઠળ છે

એવી જ રીતે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા આજે બપોરે રાજકોટમાં મતદાન કરશે મહાનગરપાલિકા ચૂંટણી તૈયારી રાજકોટ મહાનગરપાલિકાની આજે યોજાનારી સામાન્ય યૂંટણી પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી છે

આર બી

વડોદરાના પ્રતિનિધિ જણાવે છે કે કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી દરેક મતદાન મથક પર એલ ટીમ રાખવામાં આવી છે જેઓ થર્મલ ગન દ્વારા મતદારોનું ટેમ્પરેચર માપશે તેમજ તેઓને હેલ્થ કીટ આપવામાં આવી છે જેમાં સેનેટાઈઝર હેન્ડ ગ્લોઝ વિગેરે પણ આપવામાં આવ્યું છે જામનગર મહાનગરપાલિકાની યૂંટણી માટે ઇવીએમ સહિતની સામગ્રી સાથે સ્ટાફને સુસજ્જ કરવામાં આવ્યો છે

જુનાગઢ પેટા ચૂંટણી તો અમારા જૂનાગઢ ના પ્રતિનિધિ જણાવે છે કે મહાનગરપાલિકાની બે બેઠકો માટે કાલે પેટા યૂંટણી યોજાવાની છે ત્યારે સ્થાનિક તંત્રે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે

જેને માટે તંત્ર દ્વારા યાલીસ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે

ગઇકાલે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી નીતી આયોગની સંયાલન પરીષદને સંબોધતા તેમણે કહ્યું કે વિકાસ ભારતનો એજન્ડા છે ભારતે વિકાસના પંથે ઝડપથી આગળ વધવાનો નિર્ણય લઇ પ્રગતિ શરૂ કરી છે આ ક્ષેત્રે દેશના યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી છે

શ્રી મોદીએ કહ્યું કે ભારત પાસે મત્સ્યોદ્યોગના વિકાસની તથા દરિયાઇ પેદાશોના નીકાસની પુષ્કળ તક છે તેમણે ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજયો અને ક્ષેત્રના વિકાસ માટે આયોજન કરવા અનુરોધ કર્યો હતો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્ય સંબોધનમાં જણાવ્યું હતું કે બાળપણથી માતા પિતાના સંસ્કાર અને શિક્ષણના ચિંતનથી જ બાળક શ્રેષ્ઠ માનવ બની શકે છે અને આ દ્રષ્ટિએ ચિલ્ડ્રન યુનિવર્સિટી શ્રેષ્ઠ માનવ નિર્માણની કામગીરી કરી રહી છે

આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ શુભેચ્છા સંદેશ આપ્યો હતો

જો કે અત્યારસુધીમાં કોઇપણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા મળેલ નથી